પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે

તેમણે કહ્યું કે કેવડિયાને રેલ સંપર્કથી જોડવાથી અને સુરત તથા અમદાવાદને મેટ્રો જેવા પ્રોજેક્ટથી આ ક્ષેત્રોનો વિકાસ થશે તેમણે કહ્યું કે બંને મેટ્રો પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે તે પ્રજાની ભવિષ્યની આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને બનાવાયા છે સુરત અને અમદાવાદમાં થઇ રહેલા આર્થિક વિકાસનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે આ બંને શહેરો આત્મનિર્ભર ભારતના શક્તિ કેન્દ્રો છે ગૃહમંત્રી અમિત શાહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના મહાનુભાવો આ સમારોહમાં જોડાયા હતા આ અવસરે ગૃહમંત્રી શ્રી શાહે કહ્યું કે આજનો દિવસ અમદાવાદ અને સુરતના લોકો માટે ઐતિહાસિક દિવસ છે મેટ્રો રેલ પ્રોજેક્ટને આવકારતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે આ મેટ્રો રેલથી અમદાવાદ ગાંધીનગર અને સુરત શહેરોનો આર્થિક સામાજીક રીતે વ્યાપ વધશે

અરવલ્લી જિલ્લા આરટીઓ તેમજ પોલિસ તંત્ર દ્વારા બાઇક રેલી યોજાઈ ગઈ

મોઢ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના પ્રમુખ ભરતભાઇ પરમાર શહેરના અગ્રણી કમલેશ પટેલ ટ્રાફિક પોલિસના કર્મચારીઓ સહિત શહેરીજનો જોડાયા હતા

જેમાં દિક્ષાંત અતિથિ તરીકે ઈસરોના પૂર્વ ચેરમેન અને પદ્મ વિભૂષણ ડૉ ક્રિષ્નાસ્વામી કસ્તુરીરંગન હાજર હતા

ક્રિષ્નાસ્વામી કસ્તુરીરંગને ડિગ્રી હાંસલ કરનાર વિદ્યાર્થીઓને અભિનંદન આપતાં જણાવ્યું છે કે આપ આ રાષ્ટ્રની આવતીકાલ છો જ્યારે જ્ઞાન અને શિક્ષણ ક્ષેત્રમાં જીટીયુ ભારતનું ભવિષ્ય છે

બિગ ડેટા એનાલિટિક્સ એ સૌથી ઝડપથી વિકસતી ટેક્નોલોજી છે

ડીની ડિગ્રી એનાયત કરાઈ હતી

આ પ્રસંગે મંત્રીશ્રી જણાવ્યું હતું કે પિયત માટે રાત્રે વિજળી મળતી ત્યારે શિયાળા અને ચોમાસામાં ભારે તકલીફોનો સામનો કર વો પડતો અને ઝેરી જીવ જંતુઓ તેમજ જાનવરોના હ્મલાઓનો પણ મોટો ડર રહેતો

આ યોજનાના લાભાર્થી કપિલાબેન ગામીતે આ સહાય માટે સરકારના ધન્યવાદ આપતા આ મુજબ જણાવ્યું હતું

કાર્યક્રમમાં ઉપસ્થિત અતિથિ અને બોટાદનું ગૌરવ એવાબાળ સાહિત્યકાર શ્રી રવજીભાઈ ગાબાણીએ મેઘાણીના ગ્રંથો જીવન વ્યવહારમાં ઉપયોગી થયાના સ્મરણો આગવી શૈલીમાં રજૂ કરેલ શ્રી મહેશભાઈ ગઢવી એ તેઓના પારિવારિક વારસા સાથે વણાઈ ગયેલા મેઘાણીના પ્રસંગો તાદશ્ય કરી બોટાદ કર સાહિત્ય સભાના કાર્યને બિરદાવ્યું